આ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શી જીન પિંગ સાથે યોજેલ બેઠકમાં બંજ્ને દેશો વચ્ચેના સંબંધો સુધારવા નિર્ણય લેવાયો હતો ચીનના રક્ષામંત્રી યાલુ વર્ષે તેમજ રાષ્ટ્રપતિ આગામી વર્ષે ભારતની મુલાકાતે આવશે ગઇ કાલે ભારત અને ચીને બે સમજુતી કરાર પર ફસ્તાક્ષર કર્યા હતા પ્રધાનમંત્રી મોદી શાંઘાઇ સહયોગ સંગઠનના અન્ય સભ્ય દેશોના અડધો ડઝન જેટલા નેતાઓ સાથે દ્વિપક્ષી બેઠકો યોજે તેવી શક્યતાઓ છે

રોહિંગ્યાઓને તેમના વતન મ્યાન્મારમાં પરત મોકલવા ગુહમંત્રાલયે લીધેલા પગલા વિશે જમ્મુમાં પત્રકારોએ પુછેલા સવાલના જવાબમાં ગુહમંત્રીએ આ મુજબ જજ્ઞાવ્યું હતું તેમજ્ઞે ઉમેર્યું હતું કે ભવિષ્યમાં રોહિંગ્યાઓ ભારતમાં નાગરીકત્વનો દાવો ના કરે તે માટે તેમને કોઈ રહેજ્ઞાંક દસ્તાવેજ નહી આપવાની તમામ રાજ્યોને સુચના અપાઈ છે આવા દેશમાં મોજજીની માહિતી ગૂહમંત્રાલયને મળી ગયા પછી તેમને તેમના વતન પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરાશે

ભુજ ટ્રાફિક શાખા દ્વારા ટ્રક ઓનર્સ એસોસિયેશનના સંયુક્ત સહયોગથી યોજાનારા આ કાર્યક્રમમાં વાહન ચાલકોના આરોગ્યની ચકાસણી કરાશે આ ઉપરાંત વાહનોમાં રેડિયમ નાઇટ સિફ્લેક્ટર લગાવી આપવામાં આવશે પોલીસ દ્વારા નિર્મિત ટ્રાફિક જાગૃતિ અંગેની વીડિથો ફિલ્મ દર્શાવાશે

લોકો તેમજ વાહન ચાલકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહએવા પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અનુરોધ કરાયો છે